બળવાખોર ધારાસભ્યોએ કોંગ્રેસની સંસદીય દળની મીટીંગમાં હાજરી આપી નથી

બેંગલુરૂમાં ગઈકાલે મીડીયા સાથેની વાતયીતમાં તેમણે જણાવ્યું કે આઠ ધારાસભ્યોના રાજીનામા અયોગ્ય સ્વરૂપમાં જણાતાં તેઓને ફરીવાર રાજીનામા સુપ્રત કરવા જણાવાયું છે યોગ્ય ફોર્મેટમાં રાજીનામું દેનાર પાંચ ધારાસભ્યોને વ્યક્તિગત રૂપથી પોતાનો પક્ષ રાખવા માટે આગામી શુક્રવાર અને સોમવારે હાજર રહેવા જણાવાયું છે આ દરમ્યાન ધારાસભ્યોને ગૃહની સદસ્યતાથી અયોગ્ય જાહેર કરવાના કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી કેપીસીસીના પત્ર પર લેશે

વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું છે કે તેમણે રાજયપાલને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ આ ઘટનાક્રમમાં લોકોના હિતોને ધ્યાનમાં રાખી બંધારણને અનુસાર કામ કરે

ચર્ચામાં ભાગ લેતાં ભાજપના વિરેન્દ્રસિંહ મસ્તે જણાવ્યું કે અંદાજપત્રમાં વિકાસની સાથે ગરીબો તથા ખેડૂતો પર ધ્યાન અપાયું છે તેમણે ખેડૂતોના પ્રશ્નો પર ધ્યાન આપવા સભ્યોને અનુરોધ કર્યો તેલંગણા રાષ્ટ્ર સમિતિના નામા નાગેશ્વર રાવે કહ્યું કે અંદાજપત્રમાં દક્ષિણનાં રાજયોના વિકાસ પર પૂરતી જાગવાઇ થઇ નથી ભાજપના સુનીલકુમાર સોનકરે અંદાજપત્રની પ્રશંસા કરી અને તમામ વર્ગને આવરી લીધાનું જણાવ્યું લોકજનશક્તિ પાર્ટીના રામચંદ્ર પાસવાને ખેડૂતો અને નબળા વર્ગોના કલ્યાણ માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો ડીએમકેના એ રાજાએ કહ્યું કે અંદાજપત્ર ખર્ચ અને આવકનો ઉલ્લેખ કરતું નથી દેશમાં આર્થિક મંદી અને બેરોજગારી મુખ્ય સમસ્યા છે

ભાજપના કર્નલ રાજયવર્ધન રાઠૌરે કહ્યું કે અંદાજપત્રમાં વિકાસ પર પ્રાધાન્ય અપાયું છે અને નૂતન ભારતનો માર્ગ સૂચવ્યો છે

તેમણે કહ્યું કે જીએસટી કરવેરા વ્યવસ્થા દ્વાર વેપારીઓના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યો છે

એસ પી ના એન

પ્રેમચંદ્રમએ જણાવ્યું કે અંદાજપત્રમાં મહેસુલી ખાદ્ય અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી બીજેડીના અનુભવ મોહંતીએ કુદરતી આપત્તીઓને પહોંચી વળવા ઓડીસાને વધારાનું ભંડોળ આપવાની માંગણી કરી હતી કોંગ્રેસના સપ્તગીરી શંકર ઉલ્કાએ પણ ઓડીસા માટે ખાસ પેકેજ આપવાની માંગણી કરી હતી અપના દળના અનુપ્રિયા પટેલે અંદાજપત્રનો સમર્થન કરતાં જણાવ્યું કે અંદાજપત્રમાં ગ્રામ્યના ગરીબો અને ખેડુતો તરફ વધુ ધ્યાન આપ્યું છે

અંદાજપત્રની ચર્ચા અધુરી રહી હતી

એમીરાત સમાચાર એજન્સીએ મીટીંગ દરમ્યાન અહેવાલ આપ્યો છે કે બંને દેશોએ ભારત અને યુએઈ એ બંને દેશોની આકાંક્ષાઓના લક્ષ્ય પુરા કરવા અંગે દ્વિપક્ષી ચર્ચા કરી હતી પ્રધાનમંત્રી મોદી અને શેખ અબદુલ્લાએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ અંગે સમીક્ષા કરી હતી તેમણે એકબીજા સાથે અરસપરસના સંબંધો અંગે પણ વિચારો વ્યકત કર્યા હતા વિદેશ મંત્રાલયની સમાચાર થાદીમાં જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈની નેતાગીરી સાથે કામ કરવાની મજબુત ઈચ્છા વ્યકત કરી હતી બંને દેશોના સંંબંધો સહકાર સહિત વેપાર અને આર્થિક ઉર્જા પ્રવાસન અને લોક સંપર્ક મજબુત બનાવવા પણ ચર્ચા કરી હતી

આ બેઠક નીતી આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમાર અને રશિયાના ઈકીનોમીક ડેવલીપમેન્ટના નાયબ મંત્રી તીમુર મેકસીમોની અધ્યક્ષતામાં થોજાશે આ બેઠકમાં સહકાર ક્ષેત્રના છ કરોડ વિસ્તારો પર લક્ષ કેન્દ્રિત કરશે આમા પરીવહન માળખાકીય વિકાસ અને ટેકનોલોજી કૃષિ અને એગ્રો પ્રોસેસીંગ સેકટર અને નાના અને મધ્યમ બીઝનેસનો પણ સમાવેશ થાય છે ભારત અને રશિયા વચ્ચે વ્યુહાત્મક આર્થિક મંત્રણા ગયા વર્ષે નવેમ્બરમાં સેન પીટર્સ બર્ગમાં યોજાઈ હતી

આ બેઠક ઐશિયન દ્રેડના મંત્રીઓની ત્રોઈકા બેઠકની સાથે સાથે કરી હતી આ બેઠકમાં ગોયલે ઈન્ડોનેશિયા સાથેના ભારતના ડેફીસીટ વેપાર અંગે ચિંતા વ્યકત કરી હતી તેમણે કહ્યું કે સમતોલ વેપાર ઈન્કોનેશિયાની ભારે તરફેણમાં છે

વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ લેન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાથી સજ્જ ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે

નીચલી કક્ષાની ન્યાય વ્યવસ્થામાં માળખાકીય સુવિધાના વિષય માટે કેન્દ્ર સરકાર ધ્વારા અપાતા ભંડીળ અંગેના અહેવાલ ઉપર પણ પીઠે ચર્ચા વિચારણા કરી હતી

રાજ્ય વિધાનસભામાં આ અંગે ગઇકાલે નિવેદન આપતા શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ જણાવ્યું હતું કે વરિષ્ઠ શિક્ષણતજજ્ઞ જીવન મુખોપાધ્યાય આ સમિતિના અધ્યક્ષ હશે જે આવતાં ત્રણ મહિનામાં આ અંગેનો અહેવાલ રાજ્ય સરકારને સોંપશે